કન્નારે જણાવ્યું હતું કે ભુજ એ માધાપરના ચાર ખાનગી ડોક્ટર્સ કે જેમની પાસે આ કોરોના ગ્રસ્ત દર્દીએ સારવાર લીધી હતી તે અને તેમના ઘરને ક્વોરેન્ટાઇન કરાયું છે ઉપરાંત તે વૃદ્ધ દર્દીના સંપર્કમાં આવેલ તમામને તાત્કાલિક અસરથી હોમ ક્વોરોનટાઈન કરી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારની માર્ગદર્શિકા મુજબ આ દર્દીના રહેણાંકના ત્રણ કિલોમીટરનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે જ્યાં પરવાનગી વિના કોઈ વ્યક્તિ પ્રવેશી નહિ શકે એ સાત કિલોમીટરનો વિસ્તાર બફર ઝોન એટેલે કે બિનજરૂરી પ્રવેશ અને અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે પ્રતિબંધિત વિસ્તારના નાગરિકોને ગભરાયા વગર ઘરમાં જ રહેવા જણાવાયું છે

એસ પી તોલમ્બીયા અને આરોગ્ય અધિકારી કન્નર દ્વારા જણાવાયું છે

આ મુક્તિના સમયગાળામાં સોશિઅલ ડીસટન્સિંગ જાળવવાનું રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી

જે અંતર્ગત વિવિધ શાળાના શિક્ષકો દ્વારા જે તે વિષયના પાઠ તૈયાર કરી યુટ્યુબના માધ્યમથી શિક્ષણ અપાઈ રહ્યું છે તો કચ્છના છેવાડાના ગામડાના શિક્ષકોના પ્રયત્નો પણ ખુબ સરાહનીય છે